પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

આ કન્ટ્રોલ રૂમનો નંબર છે

તેમણે કહ્યું કે રાજ્યમાં કોરીના વાયરસનો કોઈ જ પોઝિટિવ કેસ નોંધાયો નથી આમ છતાં રાજ્ય સરકારે આ રોગના સંભવિત દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થાઓ કરેલી જ છે અમદાવાદ અને સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્કીનિંગ પણ કરવામાં આવે છે શ્રી રૂપાણીએ રાજ્યના નાગરિકોને આ કોરોના વાયરસ સામે તકેદારી રાખવાનો અનુરોધ કરતા કહ્યું કે સૌ નાગરિકો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ વાયરસ સામે સાવચેતી અંગે આપવામાં આવતી સૂયનાઓનું પાલન કરે

રાજ્ય સરકારના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું છે કે રાજ્યમાં માસ્ક દવે અને ટેસ્ટ કિટનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે કોરોના કોરોનાના ભય સામે જામનગર નું તંત્ર ખડેપગે થયું છે જામનગર અને સૌરાષ્ટ્ર ની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સરકારે સ્પેશ્યલ નોડલ ઓફિસર તરીકે ડો

ચેટરજીની નિમણુંક કરી છે

આઈઆઈટીઈના અભ્યાસક્રમોમાં અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક બોર્ડ સાથે સંલગ્ન શાળાઓમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોકરીની તકો ઉપલબ્ધ બને તે માટે આ પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે આઈઆઈટીઈના વિદ્યાર્થીઓ અને તાલીમબદ્ધ શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રના પ્રોફેશનલ્સ ઇચ્છતી સ્કૂલો વચ્ચે આદિત્ય પ્લેસમેન્ટ પોર્ટલ સેતુ બનશે આ પ્લેસમેન્ટ પોર્ટલ પર નોંધણી કરાવીને સ્ક્લ્સ અને વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે

સી ટી વી કેમેરાની વ્યવસ્થા કરાઈ છે

ગઈકાલે વિધાનસભામાં સાયબર સુરક્ષા અંગના પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે ડીજીટલ ભારતના નિર્માણ માટે ડિજીટલ ગુજરાતે એક નક્કર કદમ ઉઠાવીને વિશ્વાસ અને સાયબર આશ્વસ્ત પ્રોજેકટ શરૂ કરી નાગરીકોને સાયબર સુરક્ષા પુરી પાડવા દેશને નવો રાહ બતાવ્યો છે સાથોસાથ ઈગુજકોપ પોકેટકોપ ઈગુજસીટોકસીનીયર સીટીઝન ફસ્ટ મોબાઇલ એપ દ્વારા નાગરિકોને સુરક્ષા પરી પાડવામાં આવી રહી છે શ્રી જાડેજાએ જણાવ્યું કે સાયબર કાઇમને અંકુશમાં લેવા માટે રાજ્યકક્ષાએ રીજીયોનલ સાયબર ક્રાઇમ કોઓડિનેશન સેન્ટરની રચના કરવામાં આવી છે રાજ્યમાં ચાર મોટા શહેરોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને નવ રેન્જમાં સાયબર ક્રાઇમ સેલ કાર્યરત છે

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગઈકાલે વિધાનસભામાં અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતુ કે રાજ્ય સરકારે શિક્ષણક્ષેત્રે અનેકવિધ નવતર પ્રયોગો હાથ ધરી સ્કુલ ઑફ એકસેલન્સનો નવતર અભિગમ અપનાવ્યો છે

આ વર્ષના અંદાજપત્રમાં પાંજરાપીળોને ઈન્ફાસ્ટકચર પુરૂ પાડવા માટે સો પ્રથમવાર આયોજન કરવામાં આવ્યુ છે શ્રી યુડાસમાએ ઉમેર્યુ કે ગ્રામીણ ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે રાજ્ય સરકારે માદરે વતન યોજના નો નવતર અભિગમ દાખવીને લોકોને વતન પ્રેમના ભાવાત્મક એકતા સાથે જોડાયા છે

સુ શ્રી અંકોલીયાએ વધુમાં જણાવ્યુ હતું કે આજના સમયમાં દીકરો દીકરી એક સમાનના મંત્ર પર રાષ્ટ્રનો વિકાસ અવલંબે છે

આ સમારોહમાં સુરત શહેરની વિશિષ્ટ સિદ્ધિપ્રાપ્ત મહિલાઓનું નારી રત્ન એવોર્ડ આપીને સન્માન કરાયું હતું

અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે ભાવનગરમાં કડાકા ભડાકા સાથે ઝરમર વરસાદ થયો હતો સોનગઢ શિહોર પલીતાણા વાળુકડ સમઢિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો ભારે વરસાદ થઈ ગયાના અહેવાલ છે પાટણમાં પણ હવામાન પલટાતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા સમી હારીજ શંખેશ્વર પંથકમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ધીમીધારે કમોસમી વરસાદ થયો ફતો જીરું યણા સવા ઘઉં રાયડુએરંડા સહિતના પાકોને નુકશાન જવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે નખત્રાણા અમરેલી અને ભૂજમાં પણ કમોસમી વરસાદ થયો અમદાવાદના ઘણાખરા વિસ્તોરામાં વિજળીના કડાકા ભડાકા સાથે અઢધો બેચ વરસાદ ખાબ્કયો હતો તો ગણદેવીમાં પણ આજે વહેલી સવારે કમોસમી વરસાદી માવઠુ પડ્યુ હતુ

રાજ્યના આરોગ્યપરિવાર કલ્યાણ મંત્રી કિશોર કાનાણી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન યૌધરી ડાંગ કલેકટર શ્રી એન

ડામોર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન આહવા નગરમાં રાજવીશ્રીઓની શોભાયાત્રા પ્રસ્થાન કરાવી હતી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ કહ્યું હતું કે ગુજરાતનો ડાંગ પ્રદેશ અને આદિવાસી સમાજ ગુજરાતનું ધરેણું છે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય તેવા સરકારશ્રીના પ્રયાસો છે

ડામોરે જણાવ્યું હતું કે ડાંગના રાજવીઓના સત્કાર કરવા માટે ડાંગ દરબારની ઉજવણી કરવામાં આવે છે